આ પ્રસંગે બોલતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે જનધન આયુષ્યમાન ઉજ્જવલા પીએમ સ્વનિધિ જેવી સરકારી યોજનાઓથી લોકોને કિવોડ રોગચાળા સામેની લડતમાં મદદ મળી છે શ્રી મોદીએ કહ્યું કે કોવિડના લીઘે ઉભી થયેલી પરિસ્થિતિની અસરગ્રસ્ત ફેરીયાઓને મદદ કરવા શરૂ કરેલી પીએમ સ્વનિધિ યોજના દેશમાં પ્રથમવાર શરૂ કરાઇ છે આ યોજનાનું કામ ડીજીટલ માધ્યમથી અને ઝડપી થાય છે અને તેનો લાભ એવા વચેટીયાઓની જરૂર રહેતી નથી શ્રી મોદીએ કહ્યું કે ઉતરપ્રદેશ જેવા મોટા રાજયોના અર્થતંત્રમાં ફેરીયાઓની ભૂમિકા મહત્વપૂર્ણ છે તેમણે કહ્યું કે આ યોજનાની બેરોજગારીનો દર ઓછો કરવામાં મદદ મળશે વચ્યુઅલ માધમયની આયોજીત આ કાર્યક્રમ રાજ્યના તમામ જિલ્લાઓમાં પ્રસારિત કરાયો હતો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા

આ સમજૂતી ભારતને કુઝ અને બેલેસ્ટીક મિસાઇનલને યોગ્ય સ્થાને ગોઠવવા અમેરિકાના વૈશ્વિક ભૂસ્તરીય નકશાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે

બેઠક બાદ નિવેદનમાં સંરક્ષણમંત્રી રાજનાથસિંહ કહ્યું કે બંને દેશો દ્વિપક્ષીય અને બહ્પક્ષીય સહયોગના વિભિન્ન પાસાઓ પર વિસ્તૃત ચર્ચા કરી તેમણે કહ્યં કે બેઠકમાં ક્ષમતા નિર્માણની સંભાવનાઓ તકો શોધવા તથા ભારતના પાડોશી દેશો સહિત અન્ય દેશો સાથે સહયોહ અંગે પણ ચર્ચા કરાઇ તેમણે કહ્યું કે બંને પક્ષો આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા આધારિત નિયમોનું પાલન કરવા કાયદાઓનું પાલન કરવા મુકત દરીયાઇ પરીવહન અને તમામ દેશોથી પ્રાદેશિક અખંડિતતા તથા સાર્વભોમત્વ જાળવી રાખવા અંગે સહમત થયા છે તેમણે કહ્યું કે બંને દેશોએ હિન્દપ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા શાંતિ અને સમૃદ્ધિની પ્રતિબદ્વતા દોહરાવી

તેમણે કહ્યું કે છેલ્લા બે દશકામાં ભારત અમેરિકા વચ્ચે દરેક સ્તરના દ્વિપક્ષીય સંબંધો ગાઢ બન્યા છે બંને દેશોઆજે રાષ્રીનોય સુરક્ષા બાબતોમાં વધુ ગંભીરતાથી સહયોગ આપી રહ્યા છે

વહીવટીતંત્ર દ્વારા મતદાન માટેની તમામ તૈયારીઓ પૂરી કરાઇ છે

યૂંટણીપંચે મતદાન દરમ્યાન પાલન કરવાના દિશાનિર્દેશ જાહેર કર્યા છે જે મુજબ મતદાન સમયે દરેક વ્યક્તિએ ફરજીયાત માસ્ક પહેરવું પડશે મતદાન કેન્દ્રો પર થર્મલ ગનની ચેકીંગ તથા સેનીટાઇજરનો ઉપયોગ કરવાનો રહેશે તમામ મતદાન કેન્દ્રી પર સુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે

દરમ્યાન વિધાનસભા યૂંટણીના બીજા અને ત્રીજા તબક્કા માટે પ્રયાર અભિયાન વેગવાન બન્યું છે સ્ટાર પ્રચારકી અ વરિષ્ઠ નેતાઓ પોતપોતાના ઉમેદવારોના સમર્થનમાં જનસભાઓ કરી રહ્યા છે બીજા તબક્કામાં ત્રીજી નવેંબર અને ત્રીજા તબક્કા માટે સાત નવેંબરે મતદાન થશે ભાજપ અધ્યક્ષ જે પી નક્રાએ રાજનગર અને ઢાકામાં રેલીઓ સંબોધિત કરી તો શ્રીમતી સ્મૃતિ ઇરાની અને ભૂપેન્દ્ર યાદવે પણ યૂંટણીસભાઓ સંબોધી છે મુખ્યમંત્રી નીતીશકુમારે સકરા અને મહુઆમાં યૂંટણીસભા સંબોધી છે મહાગઠબંધનના મુખ્યમંત્રીપદના ઉમેદવાર તેજસ્વીપ્રસાદ પણ આજે કેટલીક રેલીઓમાં સંબોધન કર્યું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 વધુ સમાચાર

ગૃહમંત્રાલયે આજે જારી કરેલા નિવેદન મુજબ ગત સપ્ટેમ્બરે જાહેર કરેલા દિશાસૂચનો નવેંબરના અંત સુધી લાગુ રહેશે ગુફમંત્રાલયે કહ્યું કે સામાન્ય પ્રવૃત્તિઓ પુનઃ શરૂ થવાનો અર્થ એવો નથી કે રોગયાળાનો અંત થયો છે મંત્રાલયે દરેક નાગરીકને કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા અનુરોધ કર્યો છે સરકારે મેટ્રોરેલ દ્રેન શોપિંગ મોલ હોટલ રેસ્ટોરન્ટ તથા ધાર્મિક સ્થળો માટે ગત મહિને જારી કરેલી માગદર્શિકા યથાવત રહેશે

અમારા સંવાદદાતા જણાવે છે કે મંત્રાલયે માર્ગદર્શિકાનો સમયગાળો વધારાતા કન્ટેમેન્ટ ઝોનમાં નવેંબરના અંત સુધી લોકડાઉનનું યુસ્તપણે પાલન કરવાનું રહેશે

અને છેલ્લા પાંચ અઠવાડિયાથી નવા દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે

નીતી આયોયમાં આરોગ્ય બાબતોના સભ્ય ડો

તેમણે એકસ્થાને વધુ લોકો એકઠા ન થવા પણ સૌને અનુરોધ કર્યો છે નીતિન ગડકરી માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આજે ત્રિપુરામાં નવ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરિયોજનાઓનું ખાતમુહૂર્ત કર્યું આ ધોરીમાર્ગના કારણે ત્રિપુરામાં વિવિધ પર્યટન ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો સાથેનો સંપર્ક સુગમ ઝડપી અને સુરક્ષિત બનશે તેમજ વાહન વ્યવહાર સુવિધા પ્રાપ્ત થવાથી પર્યટન ક્ષેત્રને ઉત્તેજન મળશે

નરેશ કનોડિયા નિધન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ ભૂતપૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલમ જગતના ખ્યાતનામ અભિનતા નરેશ કનોડિયા ના નિધન અંગે શોકની લાગણી વ્યક્ત કરતાં શ્રદ્વાંજલિ પાઠવી છે

તેઓ કોરાનાની સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં દાખલ હતા